જહાજ અને જળમાર્ગ મંત્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યું હતું કેસુચિત યોજનામાં બંદરો તથા રાષ્ટ્રીય જળમાર્ગોની નજીક ગોદામોની સુવિધા ઉભી કરાશે આમ થવાથી નાના ઉદ્યોગોને માલનો સંગ્રહ વધારવા પરીવહન ખર્ચ ઘટાડવામાં મદદ મળશે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

આ અંગે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘે જણાવ્યું છે કે પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ તથા મહત્વના સ્થળો અને વાહનોના ચેકીંગ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે